લોકસભા અધ્યક્ષની આજે ચૂંટણી યોજાશે

દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ત્રણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ બેઠકમાં હાજરી નહીં આપે તેમ જણાવી આ અંગે શ્વેતપત્ર જાહેર કરવાની માગણી કરી છે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે આ અંગે વિચારણા માટે રાજકીય પક્ષોને સમય મળવો જોઈએ લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના સાંસદ ઓમ બિરલાને એનડીએના ઉમેદવાર જાહેર કરાયા છે રાજસ્થાનની કોટા બેઠક પરથી બે વાર સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાએ ગઇકાલે ઉમેદવારીપત્ર ભર્યું હતું

સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે શ્રી બિરલાના નામની દરખાસ્ત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી તથા મંત્રીઓ રાજનાથસિંહ અમીત શાહ અને નીતીન ગડકરીએ રજૂ કરી હતી અને તેની પર બીજૂ જનતા દળ શિવસેના અકાલીદળ લોકજનશક્તિ પાર્ટી વાયએસઆર કોંગ્રેસ જનતાદળયૂનાઇટેડ અને એઆઇએડીએમકેના સભ્યોએ સહી કરી હતી કોંગ્રેસે દરખાસ્ત પર સહી કરી નથી પરંતુ તે શ્રી બિરલાની ઉમેદવારીનો વિરોધ નહીં કરે

ઓડિશા પુડ્ડુચેરી રાજસ્થાન સિક્કિમ પંજાબ તમિળનાડુ તેલંગણા ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના સાંસદોએ શપથ લીધા હતા શપથ લેનાર સભ્યોમાં મુખ્યત્વે ભાજપના મેનકા ગાંધી ઓમ બિરલા રાજયવર્ધન રાઠોર અને સની દેઓલ કોંગ્રેસના સોનિયા ગાંધી કાર્તી ચિદમ્બરમ શશી થરૂર અને મનીષ તિવારી ડીએમકેના નેતાઓ એ

બાલુ દયાનિધિ મારન અને કનીમોડી સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ અને એઆઇએઆઇએમના અસદ્દદીન ઓવૈસીએ શપથ લીધા હતા સુશ્રી સોનિયા ગાંધીએ હિન્દીમાં શપથ લીધા હતા અને ત્યારે કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ પણ બેન્ચ થપથપાવીને તેને આવકાર્યું હતું કાર્યકારી અધ્યક્ષ ડોકટર વિરેન્દ્રકુમારે શપથ લેવડાવ્યા હતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એન્સેફેલાઈટીસના નિયંત્રણ માટે વિવિધલક્ષી નિષ્ણાત જૂથની રચના કરી છે તેમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર એઇમ્સ અખિલ ભારતીય તબીબી સંશોધન પરિષદ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિષ્ણાતો હશે આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષ વર્ધને ગઇકાલે નિષ્ણાત જૂથની બેઠકમાં આ સૂચન કર્યું હતું તેમાં એન્સેફેલાઇટીસના કારણે મુઝફ્ફરપુરમાં માર્યા ગયેલા બાળકોના મુદ્દે ચર્ચા થઈ હતી તથા તેને અટકાવવાના પગલાં વિચારાયાં હતાં તેમણે કહ્યું કે મુઝફફરપુરમાં રહેલા તબીબી જૂથ સાથે ચર્ચા કરીને તેની પર નજર રાખવામાં આવે અને તેનો લાંબાગાળાનો ઉકેલ શોધવામાં આવે દરમિયાન રાજ્ય સરકારે મુઝફ્ફરપુરની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં વધુ ડોક્ટરોની નિમણૂક કરી છે ગઈકાલે મુખ્યમંત્રી નીતીશક્રમારના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી ઉત્તરપ્રદેશમાં અયોધ્યાના રામજન્મભુમિ સંકુલમાં બોંબવિસ્ફોટ કેસમાં ચાર જણને આજીવન કેદ કરવામાં આવી છે

અદાલતે ગઇકાલે ચૂકાદો અનામત રાખ્યો હતો

રેલવેમંત્રી શ્રી પિયૂષ ગોયલે ઝોનલ રેલવે અધિકારીઓને રેલવે બોર્ડના લક્ષ્યાંકો સિદ્ધ કરવા સામૂહિક રીતે કામ કરવા અનુરોધ કર્યો છે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઝોનલ રેલવેના જનરલ મેનેજર ઉત્પાદક એકમો અને ડિવિઝનલ મેનેજરોને સંબોધતાં તેમણે સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ રેલવેમાં પ્રવાસ કરી શકે તેનું ધ્યાન રાખવા જણાવ્યું

આ બેઠકમાં નીયમિતતા કાર્યશૈલી સલામતી ક્ષમતા વૃદ્ધિ અને હાલના પ્રોજેક્ટ અંગે વિચારણા થઈ હતી જમ્મુમાં યોગને વ્યાપક આવકાર મળ્યો છે અને નાના મોટા સૌ સહભાગી બની રહ્યા છે

મુખ્ય કાર્યક્રમ જમ્મુમાં હક્કુ સ્ટેડિયમ ખાતે યોજાશે અમારા જમ્મુના સંવાદદાતાએ ભારતીય યોગ સંસ્થાનના ઉપાધ્યક્ષ ડોક્ટર સુરેશ ગુપ્તા સાથે વાતચીત કરતા તેમણે યોગ દ્વારા હૃદયરોગની સારવારનું મહત્વ સમજાવ્યું હતું

પૂડુચ્ચેરીના ઉપરાજ્યપાલ ડોક્ટર કીરણ બેદીએ તેમાં ભાગ લીધો હતો અને નિયમિત યોગ અપનાવવા શિક્ષકો વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓને અનુરોધ કર્યો હતો પુડુચ્ચેરી પ્રવાસન વિભાગ દ્વારા ગાંધી ટાઇડલ પાસે એક રંગારંગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તેમાં ઉપરાજ્યપાલ મુખ્યમંત્રી નારાયણ સામી મંત્રીઓ ધારાસભ્યો ઉપરાંત સાડા ત્રણ હજાર જેટલા યોગસાધકો હાજર રહેશે ફેસબૂકે પોતાનું ચલણ લીબ્રા જાહેર કર્યું છે સ્માર્ટતંત્રનો ઉપયોગ કરીને ઓછી કિંમતની વૈશ્વિક ચૂકવણી વ્યવસ્થા ઊભી કરવા તેણે આ ચલણ જાહેર કર્યું છે

સરકારે લશ્કરી દળોની ત્રણેય પાંખોના અધિકારીઓને તમામ સ્થળે રાહત ભાવે અનાજ પુરુંન્પાડવાની જાહેરાત કરી છે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે પર્વતીય ક્ષેત્ર કે સરહદ ઉપરાંત અન્ય શાંતિક્ષેત્રોમાં પણ આ અનાજ અપાશે શ્રી સિંહે કહ્યું કે સંરક્ષણ મંત્રાલય અને લશ્કરી દળો દ્વારા પ્રયત્નોના કારણે હવે તમામ સ્થાને પ્રરવઠો સરળતાથી મળી રહેશે

સ્થાયી સમિતિના સભ્ય પ્રોફેસર રસાલસિંહે જણાવ્યું કે સોમવારે આ અંગે સમિતિની બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય કરાયો છે

મહારાષ્ટ્રના વિકાસ કમિશનર ડોક્ટર હર્ષદીપ કાંબલેએ એમ

ક્ષેત્રમાં રોજગાર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે

જમ્મ્મ કાશ્મીરમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા રોજિંદી કામગીરી ઉપરાંત પર્યાવરણ બચાવો ઝુંબેશ શરૂ કરાશે

આકાશવાણીના પણજી કેન્દ્ર દ્વારા એફએમ ચેનલ પર વિવિધ ભારતીના કાર્યક્રમો શરૂ કરાયા છે

એમ

આઈસીસી વિશ્વ કપ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાનને દોઢસો રને હરાવ્યું છે

આજે ત્રણ વાગે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફિકા વચ્ચે બર્મિંગહામમાં મેચ રમાશે